આજની બેઠક ની શરૂઆત તારાંકિત પ્રશ્નોતરી સાથે થઈ હતી અને ત્યાર બાદ પાંચ જેટલા સુધારા વિઘેયક રજૂ થયા હતા જે પૈકી ચાર ખરડા સવાનુમતે પસાર થયા છે અને પાંયમા વિધેયક ઉપર ચર્ચા હાલ ચાલુ છે

તેમજ એક જ હપ્તામાં રકમ ભરવાને બદલે માંડવાળ ફી સહિતની રકમ ભરવા મિલ્કતધારકોને ચાર સરખા સરળ હપ્તા ભરવાની સવલત આપવામાં આવી છે

શ્રી યુડાસમાએ વધુમાં જણાવ્યું છે કે સોશિયલ મીડીયા ડિજીટલ મીડીયમાં સરકારી માહિતીઓના ખોટા અર્થઘટન થાય તો તેવી માહિતી રોકવી જરૂરી છે કોઇ સંજોગોમાં નાણાકીય વ્યય થતો હોય તો રોકી શકાય તેમજ એક્યુ ુકેટિવ સમિતિ તેની સત્તાઓ બહાર ન જાય તેવા ઉદ્દેશ્યો સાથે આ વિધેયકમાં ફેરફાર કરવા જરૂરી હતાં

તેમ વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ યૂડાસમાએ જણાવ્યું હતું

નીતિનભાઇ વિધાનસભા રાજ્યના વિકાસ કામોમાં સ્થગિતતા લોકસભા યૂંટણીની આયારસંહિતા ચોમાસુ તથા કમોસમી વરસાદને લીધે આવી હતી આ કામો હવે યુદ્ધના ધોરણે યાલી રહ્યા છે જે માર્ચ સુધીમાં પૂર્ણ કરાશે તેમ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે આજે ગૃહમાં જણાવ્યું હતું વિધાનસભા ગૃહમાં એક પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે ઉમર્યું કે માર્ગ મકાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લા તાલુકા ગામડાં અને નેશનલ હાઇવે ગરનાળા મોટા ઓવરબ્રીજ ફલાય ઓવરબ્રીજનાં કામો હાથ ધરાઇ રહ્યા છે માર્ગ મકાન વિભાગમાં પૂરતું માનવબળ મળી રહે એ માટે સેકશન ઓફિસર અને નાયબ સેકશન ઓફસરની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ છે

પત્રકાર પરિષદમાં એસોસીએશનના પ્રમુખ વિશ્વકુમાર ગુપ્તાએ આ વિધેયકને આવકાર આપતા જણાવ્યું કે આ વિધેયક મંજૂર થતાં અલંગ શીપ રીસાયક્લીંગ ઉદ્યોગ માટે નવી ક્ષિતિજો ખુલશે જેના કારણે અલંગમાં રોજગારીની નવી અનેક તકો ઉભી થશે આ બીલના અમલીકરણથી સમગ્ર ઉદ્યોગ દ્વારા અનેક વૈશ્વિક કંપનીઓ અલંગ ખાતે તેમના જહાજો મોકલવા પ્રેરાશે માલદીવ પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની માલદીવ પ્રજાસત્તાક રાષ્ટ્રની સંસદ પીપલ્સ મજલીસના અધ્યક્ષ શ્રીયુત મોફમદ નશીદના નેતૃત્વ હેઠળ પ્રતિનિધિમંડળે મુલાકાત લીધી હતી માલદીવના ડેલિગેશનની ગુજરાત મૂલાકાતનો હેતુ રાજ્યના સામુવ્રિક વેપાર વાણિજ્ય ઊદ્યોગ વિકાસ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સ્વાયતતાના અભ્યાસનો છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રતિનિધિમંડળને આવકાર કરતાં કહ્યું કે ઓલ પાર્ટી ડેલિગેશનનો આ પ્રવાસ માલદીવ ગુજરાતના પરસ્પર સંબંધોની ભૂમિકા વધુ ગાઢ બનાવશે શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે શિપિંગ અને ફિશીંગ ઇન્ડસ્ટ્રીમાં માલદીવ ગુજરાત વચ્ચે વિકાસની વિપૂલ સંભાવનાઓ રહેલી છે

દેશભરના હસ્તકલા કારીગરો ની ચીજ વસ્તુઓના વેંચાણ માટેના પ્રદર્શનમાં કાશ્મીરી શોલ થી લઈને ભાગલપુરી સિલ્ક આસામ અને ઝારખંડના વાંસ અને જુટના ઉત્પાદનો અને ક ચ્છના સુડી ચપ્પા સુધીની વસ્તુઓ મળી રહી છે

કચ્છના ઝરા ગામના સુડી ચપ્પા અને અન્ય કલાકારીગરી ની વસ્તુ બનાવતા સુમરા સાલેમામદે આ પ્રકારના આયોજનથી હસ્તકલા કારીગરોને લોકો સુધી પહોંચવામાં મદદ મળતી હોવાનું જણાવ્યું

ગોધરા થી ફરવા નીકળેલા ચાર યુવાનો માંથી બે યુવાનોના જનાગઢ જિલ્લા માં મેંદરડા નજીક એક તળાવ માં ડૂબેલી કારમાંથી મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે શ્યારે અન્ય બે યુવાનો લાપતા બનતા પોલીસે તેની શોધખોળ આરંભી છે રાજકોટ માં રૈયાધાર તરીકે જાણીતા વિસ્તાર માં આવેલા તળાવમાં ડૂબી જતાં બેના મૃતદેહો મળી આવ્યા છે બાકીના માટે શોધખોળ ચાલુ છે ત્રણ યુવક અને એક યુવતી તળાવ ઉપર ફરવા આવેલા અને સેલફી લેતા લેતા પાણી માં પડ્યા હતા અને ડૂબવા લાગ્યા હતા તળાવમાં માછલીઓ ને લોટ નાખવા આવેલા એક વૃદ્ધે ડૂબતાં યુવકોને બયાવવા ઝંપલાવ્યું હતું પરંતુ કમનસીબે તેમનું મૃત્યુ થયું હતું ભાવનગર પંથક માં તળાજા મહુવા હાઈવે ઉપર બંધ પડેલી ટ્રક પાછળ ત્રણ સવારી માં નીકળેલું બાઇક ધૂસી જતાં બે નાં સ્થળ ઉપર જ મોત થયા હતા

બસ માં કુલ પાંત્રીસ પ્રવાસી હતા પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર બારડોલીથી અમદાવાદ જઇ રહેલા ભાજપ ના માજી ધારાસભ્ય લક્ષ્મણ ભાઈ પટેલની મોટરકાર ને વડોદરા નજીક પાલેજ ગામે અકસ્માત નડતાં તેમને હાથે અને પગે ગંભીર ઇજા પહોચી છે તેમના પરિવાર નાં સભ્ય પણ ઘવાયા છે અને સૌને પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં ખસેડવામાં આવ્યા હતા

પમ્પ અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે સાબરમતી ઓનલાઈન ગેસ પંપનું આજે ઉદ્વાટન થયું છે જે જિલ્લા નો પહેલો પમ્પ છે

અરવલ્લી જિલ્લાર કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુંર હતું કે સીએનજી સ્ટેલશન શરૂઆત કરવાથી ઔધોગિક એકમોમાં ક્રાંતિ આવશે